રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધન સાથે સંસદના બજેટ સત્રનો આજથી આરંભ થશે આર્થિક સર્વેક્ષણ આજે અને કેન્દ્રીય અંદાજપત્ર આવતીકાલે ગૃહમાં રજુ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે બજેટ સેશનમાં બધા જ મુદ્દાઓ અંગે ખુલા મને વાતચીત કરવા સરકાર તત્પર છે

રમાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોની બેઠકને સંબોધન કરશે બજેટ સત્રના આજના પ્રથમ દિવસે ગૃહમાં આર્થિક સર્વેક્ષણ રજુ કરાશે જ્યારે આવતીકાલે અંદાજપત્ર ગૃહમાં રજુ કરાશે

બજેટ સત્રમાં ગૃહની કામગીરી સરળતાથી યાલી શકે તે હેતુથી લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાએ ગઈકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠકમાં જણાવ્યું છે કે સરકાર ગૃહમાં બધા જ મુદ્દાઓ અંગે ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે પ્રધાનમંત્રીએ બધા જ સાંસદોએ કરેલા સૂચનને આવકારીને કહ્યું હતું કે વૈશ્વિક સ્તરની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને ભારત તેનો મહત્તમ આર્થિક લાભ કેવી રીતે લઈ શકે તે ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા સાંસદોને અનુરોધ કર્યો હતો

આરોપી વ્યક્તિએ ગઈકાલે બપોરે બાળકોને બંધક બનાવ્યા હતા અને આઠ કલાકની કાર્યવાહી બાદ પોલીસે બંધક બનાવનારને ઠાર કરીને વહેલી સવારે બાળકોને સફળતાપૂર્વક મુક્ત કર્યા હતા બાળકોને શા માટે બંધક બનાવ્યા તેનું કારણ જાણવા મળ્યું નથી મુખ્યમંત્રી થોગી આદિત્યનાથે પોલીસની આ સમગ્ર કાર્યવાહી ઉપર ચાંપતી નજર રાખી હતી

વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહે પક્ષના ઉમેદવારના સમર્થનમાં રેલીઓને સંબોધી હતી તથા રોડશો યોજ્યા હતા નવી દિલ્ફી મત વિસ્તારમાં જાહેરસભાને સંબોધતા શ્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ સરકારે શિક્ષણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ સામે સવાલ ઉભા કર્યા હતા

દિલ્ફીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ પક્ષના ઉમેદવારના સમર્થનમાં ટીમારપુર અને અન્ય વિસ્તારોમાં રોડ શો યોજ્યા હતા પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી કેજરીવાલે ભાજપ સામે તેની સામે વાંધાજનક નિવેદનો કરવાનો આક્ષેપ કર્યો હતો દિલ્હી પ્રદેશ કોંગ્રેસના વડા સુભાષ ચોપરા વરિષ્ઠ નેતા અજય માકેને દિલ્હીમાં જાહેરસભાઓને સંબોધી હતી

જોકે પોલીસે અભિનંદન યાત્રા તેના નિર્ધારીત સમાપન સ્થળ સુધી પહોંચે તે પહેલા જ અટકાવી હતી

આ રેલીને સંબોધતા ડાબેરી મોરચાના અધ્યક્ષ બીમન બાસુએ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની ભાજપ સરકાર લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહી છે પ્રદેશ કોંગ્રેસ એકમના ભૂતપૂર્વ વડા અને સાંસદ પ્રદિપ ભદ્દાચાર્યે પણ નવા ધારાને વખોડી કાઢ્યો હતો